કોવિડની કામગીરીની સમીક્ષા કરવા આવેલી કેન્દ્રીય ટીમ ગુજરાતમાં નિયંત્રણના તથા આ અંગે જનજાગૃતિના લેવાયેલા પગલાની પ્રશંસા કરી છે કેન્દ્રીય ટીમે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉચ્ય અધિકારીઓ સાથેની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોવિડના નિયંત્રણ માટે દરેક જિલ્લામાં ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ ઊભી કરાઈ છે તેની વિગતો આપી હતી તેમણે રાજ્યની હોસ્પિટલોમાં સારવારની દેખરેખ ડેરાબોર્ડ દ્વારા કેવી રીતે થાય છે તેની જાણકારી કેન્દ્રીય ટીમને આપી હતી નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં કોવિડની અપાતી સારવાર માહિતી આપી હતી કેન્દ્રીય ટીમે સુરત અને અમદાવાદની મુલાકાત લઈને કેન્ટનમેન્ટ વિસ્તાર તથા કોવિડ હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સુરતમાં કોરોના સંક્રમણ ને કાબૂ માં લેવાના ઉપાય સૂચવવા માટે આવેલી કેન્દ્રિય ટીમે ગઇકાલે ત્યાં કોવિડ હોટ સ્પોટ બનેલા કતારગામ અને વરાછા રોડની મુલાકાત લીધી હતી અને આખા વિસ્તાર ને સીલ કરવા માટે આરોગ્ય તંત્ર એ કરેલી કામગીરીની સમિક્ષા કરી હતી કેન્દ્રિય ટિમમાં દિલ્લીની એઈમ્સના વડા ડોક્ટર રણદીપ ગુલેરિયા છંડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચના ડાઇરેક્ટર જનરલ ડોક્ટર બલરામ ભાર્ગવ નીતિ આયોગ ના સભ્ય વિનોદ પોલ અને કેન્દ્ર ના અધિક આરોગ્ય સચિવ આરતી આહુજા રાજ્યની મુલાકાતે આવ્યા હતા એઈમ્સ ના વડા ડોક્ટર રણદીપ ગુલેરિયા એ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યુ છે કે કોવિડ ની સારવાર માં દર્દી માટે જીવન રક્ષક ગણાતા ટોસીલીઝૂમેબ ઈજેકશન ની ઉપલબ્ધિ વિષે ટૂંક સમય માં નવી નીતિ ઘડશે અને તેની ક્વાય તંગી પડે નહીં તેવું આયોજન કરશે

ગઇકાલે ગાંધીનગરમાં પત્રકારોને સંબોધતા નવી દિલ્હીના એમ્સના નિદેશક ડૉ રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો જે જે મોટી સફળતા છે તેમણે રાજ્ય સરકાર દ્વારા અપનાવેલા ધન્વંતરી રથ સઘન પરીક્ષણ કોરોનાની સારવારમાં ખાનગી ડોક્ટરોની ભાગીદારી કોરોનાની સ્થિતિ ઉપર દેખરેખ રાખવા સી એમ ડેશબોર્ડ જેવા પગલાઓની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે કોરોનાના કેસ નિયંત્રણમાં લાવવા અમદાવાદ મહાનગરપાલિકાએ અપનાવેલી નીતિ અન્ય શહેરો માટે ઉદાહરણરૂપ છે અગાઉ નીતિ પંચના ડૉ વિનોદ પૌલે કામદારોની સલામતી માટે સરકારે લીધેલા પગલાને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે કોરોનાના કારણે બદલાતી પરિસ્થિતિમાં કામદારોની દિનચર્યામાં બદલાવ લાવવો જરૂરી છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ શ્રીમતી આરતી આહ્જાએ કહ્યું કે ગુજરાતમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં આરોગ્ય સેતુ એપ ખૂબ જ ઉપયોગી બની છે તેમણે વધુમાં જણાવ્યું કે ટેકનોલોજીના માધ્યમથી અમદાવાદ સુરત મહાનગર પાલિકા વિસ્તારોમાં ક્ન્ટેન્ટમેન્ટ ઝોન નક્કી કરી તકેદારીના જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે આ ક્ન્ટેન્મેન્ટ ઝોનમાં કોરોના સંક્રમિતોના કોન્ટેક્ટ ટ્રેસીંગની કાર્યવાહી સઘન બનાવી વોરરૂમમાં ઝડપથી તેની જાણકારી આપી કોવિડ ટેસ્ટ વધારવાની સાથે અન્ય રોગથી પીડાતા દર્દીઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જે પ્રશંસનીય છે રાજ્યના આરોગ્યતંત્ર દ્વારા ધન્વંતરી રથના માધ્યમથી ડોર ટુ ડોર સર્વેલન્સ અ રેપીડ ટેસ્ટની કામગીરી વધુ ઝડપી બનાવી કોરોના સંક્રમણને રોકવા નોંધનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સુશ્રી આહુજાએ સુરત શહેરના નાગરિકોને કોરોના ચેપથી બચાવવા સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના યોગદાન અને નમૂનારૂપ કમ્યુનિટી કેર સેન્ટરની કામગીરીને બિરદાવી હતી પત્રકાર પરિષદમાં સુશ્રી આહુજાએ કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય વહીવટીતંત્ર અને સમગ્ર આરોગ્યતંત્ર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને આરોગ્ય વિભાગના અગ્રસચિવ શ્રીમતી જયંતી રવિ હાજર રહ્યા હતા

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કહ્યું છે કે કોરોના સામેનો જંગ જીતીને સુરત સહિત આખું ગુજરાત પહેલાં કરતાં સવાયુ થઇને આગળ વધશે

સુરતમાં ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે જેને સારો પ્રતિસાદ મબ્યો છે

જેમાં ઓડ ઇવન પદ્ધતિ પ્રમાણે દુકાનો ખોલવાનો નિર્ણય કરાયો છે વેપારીઓએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ વધવાની શક્યતાના પગલે તેઓ દુકાનો ખોલવા માંગતા નથી

કોરોના સામેની લડતમાં સંસ્થાકીય લોક સહયોગ પણ સામે આવી રહ્યો છે

હોસ્પિટલને સાત જીવન રક્ષક વેન્ટીલેટરનું દાન મબ્યું છે જેમાંથી પાંચ વેન્ટીલેટર યુનાઇટેડ વે ઓફ વડોદરા દ્વારા આપવામાં આવ્યા છે જ્યારે એક વેન્ટીલેટર રોટરી કલબ ઓફ બરોડા અને એક પેલેસ ટ્રસ્ટ તરફથી મબ્યું છે આ ઉપરાંત અન્ય સાધનો ઉપકરણો અને પીપીઈ કીટની પણ મદદ થઈ રહી છે

કોરોના સંક્રમણ વધતુ અટકાવવા અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી આઇઆઇટી એ આ વર્ષે પ્રવેશ માટેની પાત્રતાના ધોરણોમાં મહત્વનો ફેરફાર કર્યો છે

આઇઆઇટીની સંયુકત પ્રવેશ બોર્ડની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો આ વર્ષે બારમાં ધોરણમાં ઉતીર્થ થયેલા બધા જ વિદ્યાર્થીઓ આઇઆઇટીમાં પ્રવેશ માટે પાત્ર ગણાશે